તેમણે કહ્યું કે ભારતના નવાભારતમાં પાણી સંબંધિત સમસ્યાઓને હલ કરવા તૈયાર રહેવું જોઇએ

તેમણે અટલબિહારી વાજપેઇ ચિકિત્સા વિશ્વવિદ્યાલયના ભવનનું ભૂમિપૂજન કર્યું હતું અગાઉ આજે નવી દીલ્ફીમાં અટલ ભૂજલ યોજનાનો પ્રારંભ કરતાં શ્રી મોદીએ કહ્યું કે નવાભારતમાં પાણીની તંગીને નિવારવા માટેની ક્ષમતા કેળવવી પડશે તેમણે કહ્યું કે પાણીની તંગી અથવા પાણીની અછત એ માત્ર કોઇ નાગરિક કે કુટુંબને અસર થતી નથી પરંતુ રાષ્ટ્રના વિકાસમાં પણ તેની અસર થાય છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે તેમના સમાધિસ્થાન સદૈવ અટલ ખાતે આજે સવારે શ્રદ્ધાસમન અર્પણ કર્યા હતા ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણમંત્રી રાજનાથસિંઘ અન્ય મંત્રીઓ ભાજપના વરિષ્ઠનેતા એલ

અડવાણી પણ શ્રદ્ધાંજલિ આપવામાં સામેલ હતા વાજપેઇજીની સમાધિ સદૈવ અટલ એક વર્ષ પહેલાં આજના દિવસે રાષ્ટ્રને સમર્પિત કરાઇ હતી નવી દીલ્હીમાં રાજઘાટ નજીક તેમની સમાધિમાં દેશના જુદાજુદા ભાગોમાંથી અનેકતામાં એકતા છે તે દર્શાવવા પથ્થરોનો બાંધકામમાં ઉપયોગ કરાયો હતો

તેઓ મહામના તરીકે ઓળખાતા હતા

રાજયપાલ જયદીપ ધાનકરે આજે સવારે એક સમારોહમાં આ તૈલચિત્રનું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે ધાનકરે ભારતના નિર્માણમાં વાજપેઇએ આપેલા યોગદાનને યાદ કર્યા હતા તેમણે કહ્યું કે તેમની નેતાગીરી હેઠળ ભારતની સુપર પાવર તરીકે નોંધ લીધી હતી તેમના શાસન દરમિયાન પોખરણ પરમાણનો વિસ્ફોટ તેમજ પાકિસ્તાન વિરૂદ્ધ કારગીલ યુદ્ધ થયા હતા

તેમણે કહ્યું કે હિંદુ બંગ્લાદેશી રાજયમાં પ્રવેશશે અને યા ના બગીયાના વિસ્તારોને ઝૂંટવી લેશે તેવી ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે સોનોવાલે આ સાચું નથી તેવી સ્પષ્ટતા કરતા તેમણે વધુમાં કહ્યું કે નાગરિકતા સુધારણા અધિનિયમ હેઠળ કોઇપણ નવા બંગ્લાદેશી આ રાજયમાં સ્થિર થઇ શકશે નહિં મુખ્યમંત્રીએ યા ના બગીયાના લોકોને આવી અફવાથી દૂર રહેવા જણાવ્યું હતું તેમણે કહ્યું કે યા ના બગીયાના વિસ્તારોની વધારાની જમીન માત્ર ચા ના બગીયાના કામદારો અથવા પૂર્વ યા ના બગીયાના કામદારોને ફાળવવામાં આવશે

શ્રી શર્માએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના શાસન દરમિયાન તેમને રાજયમાં વસવાની પરવાનગી અપાઇ હતી રેલીને સંબોધન કરતાં રાજયના પ્રદેશ અધ્યક્ષ રંજીતક્રમાર દાસે કહ્યું કે તેમનો પક્ષ જનતાના હિત વિરૂદ્ધ કશું પણ કરશે નહીં

આ દરમ્યાન આસામમાં નાગરિકતા સંશોધન અધિનિયમના વિરૂદ્ધ જુદીજુદી સંસ્થાઓએ દેખાવો કરવાનું યાલુ રાખ્યું છે